પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે

ગુજરાતભરમાં આજથી કોલેજમાં પહેલા વર્ષના વર્ગ ખંડ શિક્ષણ કોરોના પ્રતિરોધક પગલાં સાથે શરૂ કરાયું ગુજરાતમાં ઠંડીના ઘટાડા સાથે ગરમીનો વધારો આગામી બે ત્રણ દિવસમાં થવાની આગાહી

જયારે આગામી બીજી માર્ચે મતગણતરી હાથ ધરાશે

ભાજપ ચૂંટણી પ્રચાર સામગ્રી ગુજરાત ભાજપ તરફથી ચૂંટણી પ્રયારને વેગવાન બનાવવા થીમ સોંગ અને થીમ લોગો બહાર પાડવાનો કાર્યક્રમ પ્રદેશ કાર્યાલય ખાતે યોજાઈ ગયો જેમાં સ્થાનિક સ્વરાજની યૂંટણીને અનુલક્ષીને તૈયાર કરાયેલ પ્રયાર સામગ્રી પ્રદેશ પ્રમુખ સી

પાટિલના હસ્તે બહાર પાડવામાં આવી હતી આ પ્રસંગે ચૂંટણી જીતવાનો નિર્ધાર વ્યકત કરતાં શ્રી પાટિલે કહ્યું હતું કે ભાજપ સરકારે આદરેલી તમામ વિકાસ યોજનાનો વિના કારણ વિરોધ કરવાની માનસિકતામાંથી કોંગ્રેસ કદી બહાર આવી નથી પરિણામે લોકો તેને જાકારો આપે છે તેમણે ઉમેર્યું કે વિકાસનો ખરો અનુભવ જેમને થયો છે તેવા લોકો ભાજપને મતદાનને દિવસે વધાવી લેવાના છે

ઈમરાન ખેડાવાલા કોંગ્રેસ અમદાવાદ મહાનગર પાલિકાની આગામી ચૂંટણીમાં બહેરામપુરા વોર્ડમાં બે ઉમેદવારોને કોંગ્રેસનો મેન્ડેટ આપવાના મુદ્દે પક્ષના જમાલપુર ખાડીયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ રાજીનામાની ધમકી આપી છે શ્રી ખેડાવાલાએ તસ્લીમ તીરમીઝી અને નઝમા રંગરેજને ખોટી રીતે પક્ષનો મેન્ડેટ અપાયો હોવાનો આક્ષેપ કર્યો છે તેમણે જણાવ્યું હતું કે અગાઉ પક્ષના ચાર કાર્યકરોને મેન્ડેટ આપવામાં આવ્યા હતા તે બરાબર હતા પરંતુ ત્યાર બાદ વધુ બે કાર્યકરોને મેન્ડેટ અપાયા હતા જે બિનજરૂરી છે શ્રી ખેડાવાલાએ આ પ્રશ્ને વિધાનસભામાંથી રાજીનામું આપવાની ચીમકી આપી છે દરમિયાન કોંગ્રેસ પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ ઉમેદવારી પત્ર પાછા ખેંચવાની અંતિમ તારીખ પહેલા આ મુદો ઉકેલાઈ જવાની આશા છે

યમોલી દુર્ઘટના બધા ગુજરાતી સલામત ગાંધીનગર ખાતે રાહત કમિશ્નર હર્ષદ પટેલે જણાવ્યું છે કે ઉત્તરાખંડ ના યમોલીમાં ગઇકાલે સર્જાયેલી હિમ દુર્ઘટનામાં કોઈ ગુજરાતી ફસાયા હોય તેવી માહિતી બહાર આવી નથી અને ત્યાં ગયેલા તમામ યાત્રાળુ તથા ટ્રેકર સલામત છે તેમણે ઉમેર્યું કે ઉતરાખંડ સરકાર સાથે સતત સંપર્ક જાળવી રાખીને નાગરિકોને મદદરૂપ બનવાની વ્યવસ્થા ગુજરાત સરકારે ગોઠવી છે કોલેજ શરૂ સમગ્ર રાજ્યમાં આજથી કોલેજના પ્રથમ વર્ષના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટતાં વિદ્યાર્થીઓનો અભ્યાસ વધુ ન બગડે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ શરૂ કરવામાં આવી રહ્યું છે કોલેજોમાં સોશિયલ ડિસ્ટન્સ સાથેની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે

શિક્ષણ વિભાગના અગ્રસચિવ અંજુ શર્માએ જણાવ્યું હતું કે અંતિમ તથા પ્રથમ વર્ષના વર્ગોમાં શિક્ષણ શરૂ થયા પછીની પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ કોલેજમાં બીજા વર્ષનું શિક્ષણ શરૂ કરવા અંગે નિર્ણય લેવાશે

વડોદરા જીલ્લામાં હાલ ગ્રામ વિસ્તારમાં આરોગ્ય સંભાળ કાર્યકરોની સાથે ફન્ટ લાઈન કાર્યકરોને પણ કોવિડની રસી મૂકવામાં આવી રહી છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીમતી અર્ચના યૌધરીએ આજે બાજવા સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ખાતે રસી મૂકાવી હતી

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં બીજા તબક્કામાં સરકારી અધિકારીઓ પોલીસકર્મીઓ સહિતના ફંટલાઇન વર્કર્સને કોવિડની રસી આપવામાં આવી રહી છે રસી લી ધા બાદ વહીવટી અધિકારી ગુરપ્રીત સિંહે જણાવ્યું હતું કે આ રસી માટેની નોંધણી પ્રક્રિયા બહ્ સરળ છે અને બધાએ આ રસી મુકાવી જોઈએ

આ મહિલા બસ સ્ટેન્ડમાં વિવિધ સુવિધાઓ જેમ કે સ્માર્ટ ટીવી સી સી ટીવી કેમેરા બસનું ટાઇમ ટેબલ લાયબ્રેરી અને ડિજિટલ લાઈટિંગ સુવિધા યુક્ત બસ સ્ટેન્ડ ગામના આગેવાનો સાથે ખુલ્લું મુકવામાં આવ્યું હતું વિઠ્ઠલપુર ગામ વિવિધ સુવિધાના કારણે પ્રખ્યાત બન્યું છે ત્યારે ગામમાં લોકોને ફરવા માટે નદી પર રિવરફ્ટનું કામ ચાલું છે

આમ વિવિધ સુવિધા થી વિઠ્ઠલપુરની કાયા પલટી છે તાપી કિચન ગાર્ડન તાપી જિલ્લાના વ્યારા સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કૃષિ નિષ્ણાતોએ ન્યુટ્રિશનલ કિયન ગાર્ડન બનાવ્યું છે

અમારા તાપી જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે આજુબાજુના ગામમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો આ ગાર્ડનની મુલાકાતે આવી રહ્યા છે આ ગાર્ડન અંગે વધુ માહિતી આપતા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો ચેતન પંડ્યાએ આ મુજબ જણાવ્યું હતું કે